તેમ જણાવીને અદ્યતન ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ શહેરોના વિકાસ અને લોક કલ્યાણ માટે કરવા અનુરોધ કર્યો છે અમદાવાદના સાબરમતી રિવરફંટ ખાતે માહિતી ટેકનોલોજી શાસન શહેરી પરિવર્તન અને વહીવટ અંગેની પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા હેકેથીનના માધ્યમથી યુવાનો તંત્રની સમસ્યાનો ઉકેલ લાવવા પ્રથાસો કરી રહ્યા છે તે બાબત પ્રસંસનીય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સ્માર્ટ સીટી મિશન આજે જન આંદોલન બની યૂક્યુ છે ગુજરાતના શહેરો માત્ર સ્માર્ટ નહિ પણ સલામત પણ બની રહ્યા છે તેમ જણાવીને શ્રી રૂપાણીએ લોકોની ખાસ કરીને મહિલાઓની સલામતી સુનિશ્ચિત કરવા શહેરોમાં મહત્વના સ્થળોએ સીસીટીવી લગાવવાની યોજના અંગે જાણકારી આપી હતી

સી સન્માન પ્રજાસ્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે દિલ્હીમાં આદ્યોજીત શીબીરમાં નોંધપાત્ર પ્રદંશન કરનાર ગુજરાતના એન

સી કેડેટ્સનું રાજ્યપાલ આયાર્ય દેવવ્રતના ફસ્તે સન્માનનો કાર્યક્રમ ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાય ગયો રાજ્યપાલ આયાર્થ દેવવ્રતે જણાવ્ય હતુ કે દિલ્હી ખાતેની શિબીરમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર એન

સીના વિદ્યાર્થીઓએ રાજ્યને ગૌરવ અપાવ્યુ છે તેમણે બધાજ કેડેટ્સને શુભેચ્છાઓ આપતા જણાવ્યુ હતુ કે એન

સી દ્વારા યુવાનોમાં એકતા શિસ્ત સમર્પણ અને સાહસ જેવા ગુણોનો વિકાસ થાય છે આ પ્રસંગે રાજ્યપાલ દ્વારા સિનિયર જીસીઆઇ ઉષા ભદ્દ કેડેટ ધ્યેસિંહ રાઠોડ દિનેશ પરમાર તલપડા ઘિરેન્દ્ર અને લેફ્ટનન્ટ જીજ્ઞાસા વાઘેલાને સુવર્ણ ચંદ્રક લેફ્ટનન્ટ ખોખર શહેઝાદ અલી અને કેડેટ ઉતકર્ષ જાડેજા અને કેડેટ લલીતસિંહને રજત ચંદ્રક કેડેટ પૂજા થાદવ ને કાંસ્ય ચંદ્રક અર્પણ કરાયા હતા

સીની નીદેશાલય ના અધિક મહાનિદેશક મેજર જનરલ રોય જોસેફ અને એન

સીની ત્રણેય પાંખોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

તાપી જિલ્લાના વાલોડ ખાતે યોજાયેલા ભરતી મેળામાં મુલાકાતના અંતે નોકરી મેળવાનાર વિદ્યાર્થીઓ ઓફર લેટર અર્પણ કરતા સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે આ મુજબ જણાવ્યુ હતુ

કેન્સર સેમિનાર ભારતીય તબીબી સંગઠન એમસીઆઇના ઉપક્રમે મેહસાણામાં રોટરી ભવન ખાતે ગર્ભાશ્યના મુખના કેન્સર અંગે એક પરિસંવાદ યોજાઇ ગયો જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત ડૉ નીની રાજગુરેએ ઉપસ્થિત મહિલાઓને સરળ ભાષામાં કેન્સર તથા સ્ત્રીઓમાં થતા ગર્ભાશ્યના કેન્સરની સમજૂતી તેની સારવાર અને આ અંગે રાખવાની સાવચેતી બાબતે જાણકારી આપી હતી એનસીઆઇના ઉપક્રમે યોજાયેલ આ પરિસંવાદમાં મહિલાઓ માટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી કિકેટ રાજકોટ પશ્ચિમ રેલ્વેના વિવધ વિભાગોની મુંબઇમાં યોજાયેલી ક્રિકેટ સ્પર્ધામાં રાજકોટ રેલ્વે વિભાગની ટીમ વિજેતા બની છે સ્પર્ધાની ફાઇનલમાં રાજકોટ ડિવિઝનની ટીમે પરેલ વર્કશોપની ટીમને પરાજ્ય આપ્યો હતો રાજકોટ રેલ્વે ડિવિઝનના મેનેજર પરમેશ્વર કુકવાલે વિજેતા ટીમાના ખેલાડીઓને અભિનંદન આપ્યા હતા